ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના અધ્યક્ષડોકટર કે સિવાને જણાવ્યું છે કે ચંદ્રયાન ર ના લેન્ડર વિક્રમનો બેંગ્લોર મિશનકંટ્રોલ સાથેનો સંપક ગુમાવ્યો છે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી ઈસરોના નિયંત્રણ રૂમમાં હતા તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોનેશાબાશી આપી હતી

આ કોઈનાની સિધ્ધી નથી તેમણે કહયું હતું કે રાષ્ટ્રને તેમના પર ગર્વ છે તેમણેવૈજ્ઞાનિકોને અભિનંદન આપતા શ્રેષ્ઠની આશા રાખવાનું કહયું હતું પ્રધાનમંત્રીએ કહયું કે વૈજ્ઞાનિકોએ રાષ્ટ્રની વિજ્ઞાનની અને માનવજાતની મોટીસેવા કરી છે શ્રી મોદીએ કહયું કે તેઓ અને સમગ્ર દેશ તેમની સાથે છે તેમણેહિંમતપુર્વક આગળ વધવા જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ બાદમાં એક ટવીટમાં કહયું કેભારતને તેના વૈજ્ઞાનિકો પર ગર્વ છે તેમણે પોતાનું શ્રેષ્ઠ આપીને દેશનેગૌરવ અપાવ્યું છે આ હિંમત રાખવાની પળો છે તેમણે કહયું કે અમે આશાવાદી છીએઅને અમારા અંતરિક્ષ કાર્યક્રમ માટે સખત મહેનત કરીશું પ્રધાનમંત્રી આજે સવારે આઠવાગ્યે ઈસરો અવકાશ કેન્દ્રથી રાષ્ટ્રને સંબોધન કરશે દુરદર્શન પરથી તેનું જીવંતપ્રસારણ કરાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વચ્છ ભારત મિશન હેઠળ નોંધપાત્ર કામગીરી બદલ ગુજરાતને અલગ અલગ શ્રેણીમાં રાષ્ટ્રીય સન્માન એનાયત કર્યા જળ શક્તિ મંત્રાલય દ્વારા ગઈકાલે યોજાયેલા સ્વચ્છ મહોત્સવ દરમિયાન શ્રી કોવિંદે ગુજરાતને જાહેરમાં શૌચમુક્ત વર્તણૂંક માટે તેમજ રાજ્યના સોમનાથ મંદિર પરિસરને સૌથી સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો નવી દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા હતા આ ઉપરાંત રાજ્યના પંચમહાલ જિલ્લાના ધર્ણેશ્વર ગામના જમનાબેન રાઠવાને સ્વચ્છ ભારત મિશનમાં મહિલા ચેમ્પિયન યાદીમાં નોંધપાત્ર ફાળો આપવા બદલ એવોર્ડ એનાયત કરાયો જ્યારે જામનગરની જામવંથાલી જાહેર આરોગ્ય કેન્દ્રને પીએચસી શ્રેણીમાં જ્યારે સ્વચ્છ રાષ્ટ્રીય ધોરીમાર્ગ શ્રેણીમાં ખેડા ટોલ પ્લાઝાને એવોર્ડ આપવામાં આવ્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે મહાત્મા મંદિર ખાતે નવમા એગ્રી એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો

આ સમારોહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ રહેશે જેમાં શ્રેષ્ઠ રમતવીરોને સન્માનિત કરાશે આ ઉપરાંત રમતગમત ક્ષેત્રના આમંત્રિત મહેમાનોમાં ચીફ નેશનલ બેડમિન્ટન કોચ શ્રી ગોપીચંદજી ઓલિમ્પિ બોક્સર એમ સી મેરીકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાઉન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉપસ્થિત રહેશે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના ખડોલ નજીક ગણપતિ વિસર્જન દરમિયાન છ યુવાનોનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે અમારા અરવલ્લીના પ્રતિનિધિ જણાવે છે કે કેશરપુરા ગામના યુવાનો ગણપતિ વિસર્જન કરવા ખડોલ નજીક વાત્રક નદીના પટમાં ગયા હતા તે દરમિયાન છ જેટલા યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા આસપાસના લોકોએ ડૂબેલા યુવાનોને બચાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ બે યુવાનોના મૃતદેહહ મળ્યા હતા અન્યને શોધવા તાત્કાલિક એન ડી આર એફ ની ટીમને બોલાવાઈ હતી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જનજાગ્રતિ અભિયાન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ અમદાવાદ જિલ્લાને ભારત સરકારનું વિશિષ્ટ સન્માન મળ્યું છે જિલ્લા કલેકટર ડો વિક્રાંત પાંડેને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ગઈકાલે એવોર્ડ આપવામાં આવ્યો હતો આ શ્રેષ્ઠ કામગીરી માટે મંત્રીશ્રી સ્મૃતિ ઇરાનીએ ડો વિક્રાંત પાંડેનેપ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું સાથોસાથ કેન્દ્રિય મંત્રીએ આ પ્રસંગે બીબીબીપી અભિયાનની અમદાવાદ ટીમનું પણ સન્માન કર્યું હતું

ઇન્દિરા ગાંધ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના મુખ્ય સલાહકાર શ્રી સુધાક શુકલા સચિવ શ્રી પ્રતાપ એમ નાયબ નિયામ સમાજ સુરક્ષા શ્રી વી આર પરમાર તેમજ સમાજ સુરક્ષા પ્રોબેશન ઓફિસર શ્રી જિતેન્દ્ર સી સોલંકીએ ગઇકાલે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની ટીમે બારીપાડા અને બોરખલ ગૃપપ ગ્રામ પંચાયતના લાભાર્થીઓની જિલ્લા સેવા સદન આહવા ખાતે મુલાકાત લીધી હતી ભાવનગરના લાંબા સમયના પ્રશ્ન કંસારા નાળાના સજીવીકરણને ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે તેમ મંત્રીશ્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેની કચેરીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે

આશરે ત્રણ લાખની વસતી આ નાળાની ગંદકીથી હેરાન થતા હતા જેનો વિકાસ થવાથી મોટી રાહત મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી ઉપરાંત નવસારી તથા વલસાડ જિલ્લાને એલર્ટ ઉપર રખાયા છે સૌરાષ્ટ્રમાં જ્યાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તેમાં રાજકોટ પોરબંદર ભાવનગર તથા દિવનો સમાવેશ થાય છે નર્મદા ભરૂચ ડાંગ છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની વકી છે દરિયો ગાંડોતુર બને તેવા કરંટ હોવાથી માછીમારોને સમુદ્રમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે દરમિયાન સૂત્રાપાડાના સુપ્રસિદ્ધ પારહી તીર્થની સરસ્વતી નદીમાં પરિવાર સાથે અસ્થી વિસર્જન કરવા આવેલી કિશોરી ગઈકાલે ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી